તેઓ અમદાવાદ ખાતે ફરજ બજાવી પરત આવતા તેમનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે

હાલ આ દર્દીના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને કોરેન્ટાઇન કરવાની તેમજ દર્દીના રહેઠાણની આસપાસના વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવાની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે

ભાવનગરના ગાયત્રીનગરમાં કન્ટેનમેન્ટ વિસ્તારમાંથી છુટકારો થતાં લોકોએ હાશકારો અનુભવ્યો છે

તો જામનગરમાં પણ વધુ બે કોરોના પોઝીટીવ કેસ આજે આવ્યા છે

જેને વધુ સારવાર માટે ભાવનગરમાં મોકલવામાં આવ્યા છે

રાજકોટની ખાનગી સુપ્રા લેબોરેટરીમાં કોરોના પોઝીટીવના બે કેસ આવ્યા છે પાંચ શહેરના અને એક ગ્રામીણ વિસ્તાર મળી કુલ છ કેસ નોંધાયા છે

જેમાં ટ્રાવેલ હિસ્તી ી અમદાવાદ બતાવે છે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા બહાર પડાયેલા આ જાહેરનામા અનુસાર રાજ્યમાં તમામ જાહેર સ્થળો ઉપર માસ્ક પહેરવો ફરજીયાત છે આ ઉપરાંત તમામ કામકાજના સ્થોળી એ તેમજ વાહનોમાં મુસાફરી દરમિયાન પણ માસ્ક પહેરવો ફરજીયાત છે એજ રીતે જાહેર સ્થળોએ થૂંકવા ઉપર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર માસ્ક નહિ પહેરનાર લોકો પાસેથી દંડ વસુલ કરવા માટે પોલીસ વિભાગને સત્તા આપવામાં આવી છે

આગાઉ રદ થયેલી યૂંટણીનો નવો કાર્યક્રમ જાહેર થયા પછી કોંગ્રેસના એક પછી એક એમ પાંચ ધારાસભ્યોના રાજીનામાં પડી જતા બેકકૃટ ઉપર આવી ગયેલી કોંગ્રેસ હવે ખુબજ સાવચેતીથી યૂંટણીની તૈયારીઓ કરી રહી છે

કોંગ્રેસ અગાઉથી જ સ્પષ્ટ કરી યુકી છે કે તેમના પ્રથમ પસંદગીના ઉમેદવાર શ્રી શક્તિસિંહ ગોહિલ છે જોકે શ્રી ભરતસિંહ સોલંકીએ હાલમાં જ અંબાજી માતાના મંદીરે દર્શન કરીને આશીર્વાદ લેતા રાજકીય વાતાવરણ હજુ પણ ગરમ મનાય છે અમારા સંવાદદાતા યોગેશ પંડ્યા સૂત્રોને ટાંકીને જણાવે છે કે કોંગ્રેસ તેના ધારાસભ્યોને મતદાનના બે દિવસ પહેલા અમદાવાદ કે ગાંધીનગર નજીક કોઈ ફાર્મ હાઉસમાં ખસેડે તેવી શક્યતા છે જેથી મતદાનને દિવસે તેઓને સીધા જ વિધાન સભા સચિવાલય લઇ જઈ શકાય અત્રે એ યાદ આપીયે કે પોતાના ધારાસભ્યોને વધુ તૂટતાં બયાવવા કોંગ્રેસ દ્વારા હાલમાં તેમના ધારાસભ્યોને રાજ્યમાં જુદા જુદા સ્થળોએ રાખવામાં આવ્યા છે

કચ્છ તીડ પૂર્વકચ્છના ભયાઉ તાલુકાના ચોમેર રણથી ઘેરાયેલા ખડી વિસ્તારમાં મોટી માત્રામાં તીડના ઝુંડ જોવા મળતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી

તીડના ઉપદ્રવને લઇને તીડ નિયંત્રણ તેમજ ખેતીવાડી વિભાગની ટીમ દવાનો છંટકાવ કરવા કામે લાગી છે

રાજયમાં કોરોના મહામારી સામે લડવા માટે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ સારી હોવી ખૂબ જરૂરી છે ત્યારે યોગ તેના માટે સૌથી કારગર ઉપયાર છે

જીટીયુના કુલપતિ પ્રો

નવીન શેઠ અને કુલસચિવ ડો

ખેર દ્વારા જીટીયુના દરેક વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થવા જણાવ્યું છે

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની થઇ શકે છે

જયારે ધારીના છતડીયા અને લાઠીના અકાળા ગામે વીજળી યુવતીને ભરખી ગઇ હતી બગસરામાં એક કિશોર અને બે વ્યકિતને ઇજા પહોંચી હતી જયારે અમરાપુર ગામ નજીક કોઝવે પર ફસાયેલા દ્રેકટર સાથેનું બળદગાડુ પુરમાં તણાયુ હતું જેમાં ગાડામાં સવાર પરિવારના છ સભ્યોને બચાવી લેવાયા હતા પરંતુ એક યુવતી તણાઇ જતાં તેનું મોત નીપજયું છે જૂનાગઢ ગીર અભ્યારણ્ય જગવિખ્યાત ગીર અભયારણ્યમાં આજથી યાર મહિના માટે વનરાજો નું વેકેશન શરૂ થયું છે ચોમાસાની ઋતુમાં સિંહોનો પ્રજનન કાળ શરૂ થતો હોય પંદર જૂન થી પંદર ઓક્ટોમ્બર ગીર જંગલ પ્રવાસીઓ માટે બન્ધ કરવામાં આવે છે સંવનન દરમિયાન સિંહ સિંહણ ને વિક્ષેપ ના પડે તે માટે રાજ્ય વન વિભાગ દ્વારા દર વર્ષે આ વેકેશન જાહેર કરવામાં આવે છે